એસ ટી પરિષદે નાના વેપારીઓને રાહત આપવાના હેતુથી જી એસ ટી

દિલ્હીમાં જી એસ ટી પરિષદની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે નાના વેપારીઓને જી એસ ટી કમ્પોઝીશન યોજના હેઠળ મુલ્ય વર્ધિતના બદલે ટર્નઓવર ઉપર વેરો ચુકવવાનો રહેશે આ માટેની મર્યાદા એક કરોડ રૂપિયાથી વધારીને દોઢ કરોડ કરવામાં આવી છે શ્રી જેટલીએ જજ્ઞાવ્યું કે આગામી પહેલી એપ્રિલથી અમલમાં આવનાર આ બે નિર્ણયોથી સુક્ષ્મ લધુ અને મધ્યમ ઉદ્યોગોને રાહત થશે નાણામંત્રીએ એમ પણ કહ્યું કે કમ્પોઝીશન યોજના હેઠળ આવતા વેપારીઓ વેરો ત્રિમાસીક ધોરણે ચૂકવશે પણ તેમણે વર્ષમાં એક જ વાર રિટર્ન ફાઇલ કરવું પડશે શ્રી જેટલીએ કહ્યું કે જી એસ ટી પરિષદે કેરળને રાજયમાં થતા વેચાજ઼ ઉપર બે વર્ષ સુધી જી એસ ટી ઉપર એક ટકા સેસ એટલે કે ઉપકર લાદવાની મંજૂરી આપી છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કેન્દ્ર સરકારના ભારતીય વિમાન મથક સત્તામંડળ વતી શ્રી બસવકાંતી દાસ તથા રાજય સરકારના નાગરિક ઉડ્ડયન નિયામક કેપ્ટન અજય ચૌહાણે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા

અમ રાજયના ઉર્જામંત્રો સૌરભ પટેલે જણાવ્યા હત

આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ને અનુલક્ષીને અધિક કલેક્ટર શ્રી કે

ઝાલાના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં સમગ્ર કાર્યક્રમ અંગે વિવિધ મુદાઓની છણાવટ કરી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યી હતો

ઓ શ્રીમતિ માનસીબેન શિવાણી ખાસ ઉપસ્થિત રહેશે તથા સ્કોપ ના વર્કશોપનું સંચાલન કેમ્બ્રોજ યનિર્વસીટીના સર્ટીફાઈડ ટ્રેનરશ્રી યુરેન ભટ કરશે

મુખ્યમંત્રી વિજય રૂપાડ઼ીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ જાહેરાત કરાઈ છે

આ વર્ષે આ મેળો સામાજિક સમરસત્તાની થીમ ઉપર યોજાશે આ મેળા દરમિયાન સ્વચ્છતા ઝુંબેશ મેરેથોન દોડ પર્વતારોહણ સ્પર્ધા સ્પિરિચ્યુઅલ વોડ જેવા કાર્યક્રમો યોજાશે

મુખ્યમંત્રીએ મેળામાં આવનાર ભાવિકો માટે સુચારૂ આયોજન માટે સૂચનો કર્યા હતા વિરલ રાણા એવોર્ડ ફોટોગ્રાફર સૌરાષ્ટ્રના જાણીતા ફોટોગ્રાફર ભાટી એન ની યુનાઇટેડ નેશન્સ ફોર ગ્લોબલ પીસ એવોર્ડ અને ગ્લોબલ એક્સલન્સી એવોર્ડ માટે પસંદગી કરાઈ છે

આ પહેલાં ગુજરાત ગૌરવ એવોર્ડ બેસ્ટ ફોટો જર્નાલિસ્ટ એવોર્ડ તથા પ્રાઉડ ઓફ સૌરાષ્ટ્રથી સન્માનિત કરાયા છે